એનડીઆરએફની વધુ પાંચ ટુકડીઓ તેનાત

ગઇકાલે દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જોકે હજૂ પણ શહેરમાં પાણી ભરાય છે વરસાદ રોકાતા પાણી ઓસરવાની શસ્આત થઈ છે

વિશ્વામિત્રી નદી હજૂ પણ ભયજનક સપાટીએ છે

દરમિયાન પૂરની પરિસ્થિતિને કારણે વિવિધ વિસ્તારોમાં ફસાઈ ગયેલા અંદાજિત એક હજારથી વધુ વ્યક્તિઓને બચાવવા માટે એનડીઆરએફની ટીમો તથા અગ્નિશમન દળના જવાનો કામે લાગ્યા હતા છેલ્લા બે દિવસ દરમિયાન વિશ્વમિત્રી નદી પરના અલગ અલગ વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો વિશ્વામિત્રી પાણીમાં ઘટાડો થતાં કેટલાંક બ્રિજ પરથી વાહનવ્યવહાર ઉના શરૂ કરવામાં આવ્યો હતો

પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા કરવા એનડીઆરએફની વધુ પાંચ ટુકડીઓ ગઇકાલે પુણેથી વડોદરા માટે રવાના થઈ હતી વડોદરા શહેરમાં વન વિભાગ દ્વારા અત્યાર સુધી ત્રણ મગર મચ્છ પકડી લેવામાં આવ્યા છે વડોદરાના ઘણા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાના કારણે અત્યાર સુધી ચાર વ્યક્તિઓના મોત થયા છે તે સિવાય કોઈ જાનમાલ કે પશુને હાની પહોંચી નથી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે વડોદરાની વરસાદી સ્થિતિની અંગે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેક્ટરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી

અને પાણી ઓસરતા વીજ પુરવઠો પુર્વવત કરાશે તેમણે કહ્યું કે વરસાદ બંધ થતા ભરાયેલા પાણીના નિકાલની કામગીરી મોટાપાયે ડિવોટરિંગ પંપથી હાથ ધરાશે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ અને ઉર્જા વિભાગના અગ્ર સચિવોને વડોદરા મોકલવામાં આવ્યા છે રાજ્યમાં હજૂ પાંચ દિવસ વરસાદ ચાલુ રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા આણંદ અને અમદાવાદમાં ભારે તો વડોદરા દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે

દરમિયાન અમદાવાદમાં પણ વરસાદની સ્થિતિ અંગે ગઇકાલે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી દરમિયાન છોટ્ટા ઉદેપુરમાં નર્મદા કેનાલમાં ગાબડું પડવા અંગેના વાયરલ વીડિયોને લઈ જિલ્લા કલેક્ટર ટ્વીટ કરી ગાબડું પડવાની વાતને અફવા ગણાવી છે નર્મદા જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી થઇ રહેલા ભારે વરસાદના પગલે પાંચ તાલુકાઓમાં જનજીવનને વ્યાપક અસર થઇ છે

તથા બસ વ્યવહાર ખોરવાયો છે

વરસાદને કારણે મુખ્ય પાક ડાંગરને જીવતદાન મળ્યું છે

ભરૂચ જિલ્લામાં નવ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે ગઇકાલે શાળા કોલેજો બંધ રહી હતી અમરેલી શહેરમાં પણ સાંજના સમયે ધીમીધારે વરસાદનું આગમન થયું હતું અને ગઇકાલે સાંજ સુધીમાં એક ઇંચ વરસાદ પડી જતા વાતાવરણમાં ટાઢોડું છવાયું હતું બગસરા લાઠી અને લીલીયા પંથક પર પણ દોઢ ઇંચ વરસાદ વરસાવી દેતા વાડી ખેતરોમાંથી પાણી વહી ગયા હતા જાફરાબાદ પંથકમાં પણ એક ઇંચ વરસાદ થયો હતો તો બીજી તરફ રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ તુટી પડતા જોતજોતામાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે વડીયા સાવરકુંડલા અને ખાંભા પંથકમાં પણ ધીમીધારે સતત વરસાદ વરસતો રહ્યો હતો

પંચમહાલ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે વરસાદના પુનરાગમનથી ડાંગરના પાકને જીવનદાન મળ્યું કહી શકાય છે

છેલ્લા આઠ દિવસથી ડાંગ જિલ્લામાં અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે

જિલ્લામાં આવેલા નાના મોટા ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સતત વરસી રહેલા વરસાદને પગલે રસ્તાઓ તેમજ કોઝવે ડુબાણમાં જવાની ઘટના બને છે ત્યારે પ્રશાસન દ્વારા કોઝવે અને રસ્તા ઉપર હોમગાર્ડ તેમજ પોલીસ મૂકવામાં આવ્યા છે ડાંગ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે

તો કચ્છ જિલ્લામાં ગઇકાલે ભૂજ અંજાર ગાંધીધામ અને રાપર વિસ્તારમાં ઝરમરિયાથી લઈ સામાન્ય ઝાપટા વરસ્યા હતા જોકે વાદળો ઘેરાયેલા હોવાથી વધુ વરસાદની આશા હજૂ જીવંત રહી છે કચ્છમાં ઉત્તરમાં પણ સારો વરસાદ થયો છે પરંતુ પૂર્વમાં ખાસ કરીને ઓદ્યોગિક વિસ્તાર ગાંધીધામમાં હજૂ મન મૂકીને વરસાદ થયો નથી

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટમાં આજી ખાતે અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજનાનો શુભારંભ કરાવશે

દંપતીની વધુમાં વધુ બે દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે મુખ્યમંત્રી શ્રી રૂપાણી દ્વારા આજે વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને લાભો ઉપરાંત સેવાસેતુ અંતર્ગત પણ કાર્યક્રમ યોજાનાર છે

કેન્દ્ર સરકારે અન્ન સલામતી યોજનાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત મહારાષ્ટ્ર તેલંગણા અને આંધ્રપ્રદેશમાં એકદેશ એક રેશન કાર્ડ યોજનાનો પ્રાયોગીક ધોરણે ગઇકાલથી અમલ શરૂ કર્યો છે

ગુજરાત એટીએસએ કચ્છ જિલ્લાના માંડવીમાંથી વધુ એક વ્યક્તિની એક કિલો બ્રાઉન સુગર સાથે ધરપકડ કરી છે આ એક કિલો બ્રાઉન સુગરની કિંમત એક કરોડની છે

ઝડપાયેલા વ્યક્તિની પૂછપરછ દરમિયાન આ વ્યક્તિ ઇમરાન અબ્દુલ કાદર મણિયાર અને તે માંડવીનો હોવાનું ખૂલ્યું છે

અને આ અગાઉ પકડાયેલા બે આરોપીઓએ ઇમરાનને એક કિલો બ્રાઉન સુગર વેચવા આપ્યું હોવાનું કબૂલ્યું હતું

અને ગઇકાલે ઇમરાનને ઝડપ્યો હતો આ ઓપરેશનમાં ગુજરાત એટીએસ સાથે પશ્ચિમ કચ્છ એસઓજી પણ જોડાઈ હતી અમારા કચ્છના પ્રતિનિધિ જણાવે છે કે ગત ત્રણ કે ચાર દિવસોમાં ગુજરાત એટીએસએ બે કરોડના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે